પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયો પ્રવચન સાથે વિશ્વ બટાટા પરિસંવાદનો ગુજરાતના આંગણે ગાંધીનગરમાં કાલે મંગળ પ્રારંભ થશે

કુદરતી ગૅંસ માટે ગુજરાતની ભાવિ જરૂરિયાત પૂરી કરતો અસ્ખલિત પુરવઠો કતાર દેશ પાસે થી મેળવવા માટે દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે રજૂઆત કરી

લહેર રાજ્યમાં પછી ફરશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી રણજીટ્રોફી માં એક સો મેય રમવાનો વિક્રમ રચનાર ગુજરાત નો પહેલો ખેલાડી બન્યો પાર્થિવ

શ્રી યક્રવર્તીએ જણાવ્યું હતું કે ચોખા અને ઘઉં પછી બટાકા એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ખાદ્ય પદાર્થ છે અને અર્થતંત્રમાં તેજીને પગલે વૈશ્વિક સ્તરે બટાકાની માંગમાં પણ સારી વૃઘ્યિ થવાનો અંદાજ છે

તેમણે કહ્યું કે ગુજરાતમાં બટાકાના વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને બટાકાના ઉત્પાદકતા અને પોસેસિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રણ દિવસની આ વૈશ્વિક બટાકા પરિષદમાં પ્રથમ દિવસે દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા બટાકાના ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે થયેલા નવીનતમ સંશોધન અને ટેક્નોલોજી ઉપર યર્ચા વિચારણા થશે બીજા દિવસે બટાકા સહીત વિવિધ કૃષિ ઉત્પાદનો અંગે એક કૃષિ મેળો ખુલો મુકાશે જયારે શુક્રવારે અંતિમ દિવસે પોટેટો ફિલ્ડ ડે યોજાશે

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

રાજ્ય સરકારના બધાજ વિભાગો પોષણ અભિયાનમાં જોડાશે

સૌરભ પટેલ દિલ્લીમાં બેઠક નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જામંત્રી શ્રીયુત સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ ગઈ જેમાં રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ માંગણી કરી હતી કે ગુજરાતને લાંબા ગાળા માટે વાજબી ભાવે ગેસ પૂરો પાડવામાં આવે

અરવલ્લી પ્રધાનમંત્રી આવાસ યોજના અરવલ્લી જિલ્લાના મોડાસામાં તૃષા બહેનને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ નવું ઘર મળતા પરિવાર ખુશી વ્યક્ત કરી રહ્યું છે તૃષાબહેનના પરિવારમાં તેમના પતિ અને બે બાળકો સહિત યાર સભ્યો છે પહેલા તેમનું મકાન ખૂબ જુનુ હ તું જે જર્જરિત હાલતમાં હતું પણ પીએમ આવાસ યોજના અંતર્ગત નવું મકાન તૈયાર થયું છે જે મકાન પહેલા નાનું હતું તે હવે ઘણુ મોટુ અને સુંદર છે હવે બાળકો પોતાના રૂમમાં અભ્યાસ કરી શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા મકાનથી તેઓ ઘણાં જ ખુશ છે અને કેન્દ્ર સરકારની આ યોજનાની વાત કરતા તેઓ ભાવૂક પણ થઇ જાય છે ક ચ્છના નાના રણમાં પક્ષી વસાહત કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો કુંજ ટિલોર પેરિગ્રીન ફાલકન રણ ચકલી ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે આ અભ્યારણમાં પક્ષી અને ધુડખર નિફાળવા માટે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ શિબિર યલાવાથ છે જેમાં બજાણા રેન્જમાં ટ્રંડી ટાવર પાસે આ શિબિર થાય છે જ્યારે ધ્રાંગધ્રા રેન્જની જેસડા મુકામે આ શિબિર કરવામાં આવે છે ધુડખર અભ્યારણ્ય દ્વારા બાળકો માટે રહેવાની જમવાની સગવડ કરવામાં આવે છે મદદનીશ વન સંરક્ષક પ્ર જ્ઞેશ દવે જણાવે છે કે સ્કૂલના બાળકો સવારે આવે અને રાત્રી રોકાણ કરે છે અને વહેલી સવારે ટ્રેકિંગ કેમ્પ કરીને જાય છે

પ્રવાસીઓને લાંબી લાઇનોમાં ઊભા ન રહેવું પડે તે માટે તંત્ર દ્વારા એક એપનો પ્રારંભ કરાચો છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટ મોબાઇલ એપ પરથી પણ મેળવી શકાશે ટિકિટની પ્રિન્ટ કઢાવવાની જરૂર રહેશે નહિં

તાપી ઓર્ગનિક ઉત્પાદન તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે દર સોમવારે અને ગુડુવારે વ્યારા સહિત આસપાસના પ્રજાજનોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તેવી વિતરણ વ્યવસ્થા શરૂ કરતાં ગ્રાહકો ખુશ છે જિલ્લા વિકાસ અધિકારીએ વેયાણ કેન્દ્રોની જાત મુલાકાત લઈ ખેડૂતોને સીધી બજાર વ્યવસ્થા મળવા સાથે ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી ના જણાવ્યા અનુસાર દર સપ્તાહે સોમ અને ગુરૂવારે સવારથી સાંજ સુધી જિલ્લા સેવા સદન પાનવાડીના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરાશે

આ સાયકલ પ્રવાસમાં એક મહિલા સહિત હવાઇદળના વિસ યોધ્ધાઓએ ભાગ લીધો હતો ટીમે દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહ સ્મારકથી પ્રારંભ કરીને ગાંધીનગર સુધીનો પ્રવાસ કર્યો હતો આ પ્રવાસ દરમ્યાન શાળાના બાળકો તેમજ સામાન્ય લોકો સાથે વાત કરીને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો સંદેશો ફેલાવ્યો હતો

એમ દ્વારા આ પ્રવાસની લીલીઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો

રવિના હસ્તે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પ્રેમક્રમાર કન્નરને એવોર્ડ એનાયત કરાયો હતો ઇન્ડિયન રેડક્રીસ સોસાયટી અમદાવાદ ખાતે થેલેમેમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સારી કામગીરી કરનારા જીલ્લાને એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચે હળવો વરસાદ આજે પાડવાની પણ આગાહી છે ખાસ કરીને કચ્છ રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી છાંટા પાડવાની શક્યતા હોવાથી ખેડૂત વર્ગને સાવચેત રહેવા કહેવાયું છે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી

રણજી ટ્રોફી ગુજરાતના ક્રિકેટર અને રણજી ટ્રોફી ટીમના સુકાની પાર્થિવ પટેલે આજે તેની એક્સોમી રણજી ટ્રોફી મેય રમીને એક નવો વિક્રમ સર્જ્યો છે આજે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ મેદાન ખાતે શરૂ થયેલી રણજી મેચમાં પોતાની એક્સોમી રણજી મેચ રમીને આવી સિદ્ધિ મેળવનાર તેઓ ગુજરાતના પ્રથમ ખેલાડી બન્યા છે ભારતની વર્લ્ડ કપ ટીમમાં રહી ચૂકેલા પાર્થિવ પટેલે ગુજરાતને રણજી ટ્રોફી ચેમ્પિયન શિપ જીતવાનું ગૌરવ પણ અપાવ્યું છે આજે સુરતમાં મેચ શરૂ થતા પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પાર્થિવ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતું

ભારતના બંધારણની રચનાની પ્રક્રિયા અને તેનું મહત્વ એ વિષય ઉપરની આ ચર્ચામાં બંધારણ વિશેના તજજ્ઞ અમિત જ્યોતિકર અને આકાશવાણીના શ્રી હરેશ પંડચા ભાગ લઇ રહ્યા છે